પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું જાહેરનામું પહેલી ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે

મતગણતરી બીજી માર્ચના રોજ હાથ ધરાશે તમામ ચૂંટણી માટેનું મતદાન ઇ

એમ દ્વારા કરવામાં આવશે

ચૂંટણીની જાહેરાત સાથે જ આ તમામ વિસ્તારમાં આજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવશે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના ઈતિહાસમાં અનેરૂ સ્થાન ધરાવતાં હરિપુરાની ધરતી પર સુભાષબાબુની સ્મૃત્તિ ફરી એકવાર જીવંત થઈ છે હરિપુરા સાથે સુભાષયંદ્ર બોઝ બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદો જોડાયેલી છે કોઈ પણ રાષ્ટ્ર પોતાના સંઘર્ષમય ઈતિહાસમાંથી પ્રેરણા મેળવીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે તેમણે આઝાદીના અગણિત ઘડવૈયાઓના જીવનમાંથી શીખ લઈ દેશને ઉન્નત માર્ગે લઈ જવા આહ્વાન કર્યું

કાગડાઓના મૃતદેહોને તપાસ અર્થે પુનાની લેબમાં મોકલાયા છે પરંતુ હજુ સુધી રિપોર્ટ ન આવતા કારણ અકબંધ છે

ઉનાના ચિખલી ગામની આસપાસ એક કિલોમીટરની ત્રિશ્ચ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

રસીકરણ રાજયભરમાં કોરોના રોગચાળા સામે રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગઢબોરીયાદ ખાતે આજે પહેલી વખત રસીકરણ શરૂ થયું સૌથી પહેલા આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી હતી

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્યસરકારે ગામડાઓને પાકા રસ્તાઓથી જોડીને પરિવહનને વધુ સુગમ બનાવ્યું છે આ તકે તેમણે જસદણ વિંછીયા પંથકમાં સિમ શાળાઓ શરૂ કરાવ્યાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે છેવાડાના પંથકમાં રહેતા બાળકોએ શિક્ષા પ્રાપ્ત કરીને પોતાનું જીવન ધોરણ બનાવ્યું છે

જ્યારે જાહેર જનતા ઘરે બેઠાં દ્રરદર્શન તેમજ યુ ટ્યુબના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકશે

બેટી બચાઓ બેટી પઢાઓ બેટી બયાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બહનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યુ હતું